અને મને આશા છે કે પ્રજા આ જંગ સફળતાપૂર્વક જીતી જશે ગઈકાલે આકાશવાણી મારફતે મન કી બાત કાર્યક્રમ હેઠળ લોક સંવાદ કરતાં તેમણે લોકોના સાથ સહકારની ખૂબ જ પ્રશંસા કરી પ્રત્યેક નાગરિક એક જવાનની જેમ જંગ લડી રહ્યો હોવાનું જણાવી તેમણે કહ્યું કે દરેક સ્થાન પર લોકો ભેદ ભૂલીને એક સંપથી કામ કરી રહ્યા છે શીતલ વૈશ્નવ જયંતી રવી આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોકટર જયંતી રવીએ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોના વાયરસના વ્યાપથી સંક્રમિત થયેલા વ્યક્તિઓની સારવાર પૂર્ણ સજજતાથી થઈ રહી છે

આ બદલીમાં ગુજરાત કેડરના ચાર અધિકીરઓનો સમાવેશ થયો છે અને તેઓને દિલ્હીમં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે

તો કચ્છના શહેરી વિસ્તારોમાં રહેતા લોકોને પણ તંત્રએ સવારના હથી સાથે પ કલાક સુધી છૂટ આપ છે અત્યાર સુધી સવારના સાતથી બપોરના બાર કલાક સુધી જ આ છૂટ અપાઈ છે દ્વિચક્રીમાં એક વ્યક્તિ અને થ્રીક કે ફોર વ્હિલરમાં બે જ વ્યક્તિને પ્રવાસ કરવાની છૂટ અપાઈ છે આવશ્યક ચીજવસ્તુઓ વેચાણ કરતી દુકાનો અને સેવાનો માટે સમયબંધી લાગુ પડશે નહીં શીતલ વૈશ્નવ શોપ લાયસન્સ કોરોના વાયરસને પગલે લોકડાઉન અંતર્ગત હાલમાં અમુક દુકાનો ખોલવાની અપાયેલી છૂટ બાદ આ અંગે મંજૂરી લેવા મસયે લાયસન્સના આધારનો આગ્રહ રખાતો હોવાથી ભુજ સુધરાઈ દ્વારા આજથી શોપ લાયસન્સ કાઢી અપાશે જે લોકોએ પ્રોપર્ટી ટેકસ સાથે વ્યવસાય વેરો ભર્યો હશે તેમને જ લાયસન્સ કાઢી અપાશે હાલના સંજોગોને ધ્યાને લઈ કચેરી ખાતે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સાથે માસ્ક સેનિટાઈઝરથી હાથ સફાઈ સહીતના નિયમો લોકોએ પાળવાના રહેશે

શીતલ વૈશ્નવ હવામાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર અને બુધવારના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામં આવી હતી ત્યારે કાલાવાડ તાલુકામાં ગઈકાલે બપોર બાદ વરસાદી ઝાપટા સાથે કરા પડતા આશ્વર્ય ફેલાયુ હતું તો બીજી બાજુ કડાકા ભડાકા સાથે ભાવાભી ખીજડીયા ગામે વીજળી પડતા એક વ્યક્તીનું મોત નીપજ્યું હતું

ભચાઉ આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડચો હતો અચાનક પડેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી તેમજ સતત બદલાતા વાતાવરણને પગલે રોગાળો ફેલાઈ જવની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે